જયશંકરે જણાવ્યું છે કે ત્રાસવાદ અંગે ભારતનું કડક વલણ વૈશ્વિક સ્તરે ધ્યાનમાં લેવાયું છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને ગૃહની ગરિમા જાળવવાની અપીલ કરી હતી અને શોરબકોર વધી જવાથી ગૃહને મુલતવી રાખવાની તેમને ફરજ પડી હતી

તેમણે વરિષ્ઠ સભ્યોને ગૃહની પરંપરા જળવાય તથા સંસદ યોગ્ય રીતે યાલે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરીને જણાવ્યું કે સભ્યોએ સંસદ ગૃહની ગરિમા જાળવવી જોઈએ દિવસના પહેલા ભાગમાં સંસદમાં કોંગ્રેસ ટીએમસી ડીએમકે એસપી બીએસપી અને ડાબેરી પક્ષો સહિતના વિરોધપક્ષોના સભ્યોએ દિલ્હીમાં સર્જાયેલી હિંસક ઘટનાઓ અંગે ઊહાપોહ કરીને ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી હતી ભારે ઊહાપોહ વચ્ચે પણ અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને નિયમાનુસાર યલાવવાનો નિર્ધાર કર્યો હતો તેમણે જણાવ્યું કે દેશના તમામ ભાગોમાં શાંતિ અને સંવાદનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રયાસ કરવાની તમામ સભ્યોની જવાબદારી છે દિલ્હીના અશાંત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થઈ જાય પછી ચર્ચા કરવાની તક પૂરી પાડવામાં આવશે પરંતુ અધ્યક્ષના વારંવારના અનુરોધ છતાં વિરોધ પક્ષોના સભ્યો હાથમાં બેનરો લઈને ધસી જતાં ગૃહને મુલતવી રાખવાની અધ્યક્ષને ફરજ પડી હતી

નવી દિલ્હીમાં અને તેલંગણામાં એક એક કેસ મળ્યો છે દિલ્ફીમાં મળેલો દર્દી ઇટાલીથી આવ્યો છે જ્યારે તેલંગણાનો દર્દી દુબઇથી આવ્યો છે તેમની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે બંનેની હાલત સ્થિર છે અને તેમની પર નજર રાખવામાં આવી રહી છે કેન્દ્રિય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને લોકોને સાવધ કર્યા છે અને ઇરાન જાપાન દક્ષિણ કોરિયા તથા સિંગાપોરનો પ્રવાસ ટાળવા પર ભાર મૂક્યો છે નવી દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યું કે કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ તકેદારી જરૂર રાખવાની છે જે કોઇને તાવ તથા ફેંફસાની શ્વાસની બિમારી હોય તો નજીકના તબીબી સુવિધા કેન્દ્રમાં મોકલવા પર તેમણે ભાર મૂક્યો હતો જે દેશો કોરોના અસરગ્રસ્તછે તેના પ્રવાસીઓની સઘન તપાસ થાય છે

વિદેશમંત્રાલય ઇરાનના દૂતાવાસ સાથે સંપર્કમાં છે અને ભારતીય નાગરિકો અંગે જરૂરી કાર્યવાહી થાય છે શ્રી વર્ધને કહ્યું કે મંત્રી જૂથ સતત વિયારવિમર્શ કરીને કોવીડ અંગે તકેદારી જાળવે છે

એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દર રાણાએ જણાવ્યું કે આરોપીઓ પૈકીના પવન કુમાર ગુપ્તાએ કરેલી દયાઅરજી પેન્ડિંગ હોવાના કારણે આરોપીઓને ફાંસી આપવાના આદેશનો હાલ અમલ થઈ શકે તેમ નથી આરોપીએ રાષ્ટ્રપતિ સમક્ષ કરેલી દયા અરજી અંગે આજે અદાલતમાં રજૂઆત કરીને સ્ટે માગતાં અદાલતે આ ચુકાદો આપ્યો હતો

ન્યાયાધીશો આર

બોપન્નાની ખંડપીઠ સમક્ષ નિવૃત્ત ન્યાયાધીશ માઇકલ સલદાનાએ કરેલી અરજીમાં આ રજુઆત કરી હતી અદાલતે કહ્યું કે જાહેર હીતની અરજી દ્વારા આદેશ ન કરી શકાય જોઅપરાધી ઇચ્છે તો તે અથવા તેના પરિવાર જન રજુઆત કરી શકે છે અરજદાર વતી શ્રી સલદાનાએ રજુઆત કરતાં અદાલતે કહ્યું કે અરજી યોગ્ય રીતે થઇ નથી અને અંગદાન સ્વૈચ્છીક હોઇ શકે છે

બિહારના ભાજપના સાંસદ ડોક્ટર સંજય જયસ્વાલે જણાવ્યું કે આ ખરડો સામાન્ય માણસના હીતમાં છે જો કે વિરોધ પક્ષના સાંસદોના ઘોંઘાટના કારણે તેઓને ખલેલ પડી હતી આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે લોકસભામાં તબીબી રીત ગર્ભપાતને લગતો ખરડો રજુ કર્યો

આ માટે સામાજીક માનવતાની દ્રષ્ટિએ કે અન્ય તબીબી ગર્ભપાત સેવાઓ માટે પણ જોગવાઇ કરી છે મહિલાઓની સલામતી અને સુખાકારી માટે આ સુધારાઓ કરાયા છે ગૃહમાં કોલસા અને ખાણ બાબતોના રાજ્યમંત્રી પ્રહલાદ જોશીએ ખનીજકામ સુધારા ખરડો રજુ કર્યો હતો તે દ્વારા કોલસાના ખનીજકામ અંગેની જોગવાઇઓમાં સુધારો કરવામાં આવ્યો છે

પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠની બેઠક ન્યાયાધીશ એન

રમણના અધ્યક્ષપદે મળી હતી અને તેમણે આ નિર્ણય જાહેર કર્યો છે

દરમિયાન અદાલતે નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસમાં એક અપરાધી પવનકુમાર ગુપ્તાની ક્યુરેટીવ પીટીશન નકારી કાઢી છે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે અપરાધીને થયેલી સજા અને તેના અમલમાં પુનર્નીરીક્ષણ જરૂરી લાગતું નથી દરમિયાન પવનકુમારના એડવોકેટ એ

સિંહે જણાવ્યું કે સર્વોચ્ય અદાલતે અરજી નકારી કાઢતાં હવે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવામાં આવી છે

આજે છત્તીસગઢમાં બિલાસપુર ખાતે ગુરૂ ઘાસીદાસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં બોલતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું રાષ્ટ્રપતિએ નવ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રાંગણમાં નવા બંધાયેલા પાંચ સંકુલનું તેમણે ઉદ્દઘાટન કર્યું હતું